પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવાયા છે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ વહીવટી તંત્રની કામગીરીની વિગતો આપી હતી

રાજય સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુક્યો છે જેનો ભંગ કરનારને દંડ કરાશે

નાગરિકોને પણ સામાજીક ધાર્મિક મેળાવડા ટાળવા અપીલ કરાઇ છે રાજયની તમામ હોટેલ રેસ્ટોરન્ટને કોરોના રોગની માર્ગદર્શિકા અપાઇ છે વિદેશી પ્રવાસી અંગે માહીતી આપવા જણાવ્યુ છે વયસ્ક સગર્ભા અને બીમાર વ્યકિતઓને વધુ કાળજી લેવા તથા બને ત્યાં સુધી ઘરે જ રહેવા જણાવાયુ છે ઉલ્લેખનીય છે કે રાજયના અમદાવાદ અને સુરત એરપોર્ટ ખાતે તથા તમામ બંદરો ખાતે મુસાફરોનુ સ્કીનીંગ કરાઇ રહ્યુ છે

ટી બસો તથા જાહેર પરિવહનની બસોમાં તથા ટ્રેનોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાઇ રહ્યો છે

અમદાવાદ જામનગર ખાતે લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે વધુમાં સુરત રાજકોટ વડોદરામાં પણ પરીક્ષણ સુવિધા ઉભી કરાશે

રાજય સરકારે જનતાને કોઇપણ અફવા કે સોશ્યલ મીડીયામાં ફરતા સમાચારોની ખરાઇ કર્યા વગર તેના પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે ઉપરાંત ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતી વ્યકિતઓએ જ માસ્ક પહેરેવો જોઇએ તેમ જણાવ્યુ છે આ અંગે વધુ માહિતી આપે છે આરોગ્ય અગ્ર સચિવ ડો

દુબઇથી જહાજ મારફતે અલાયા આવેલા યુવાનની તબીયત ખરાબ થતા તેને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે

ભાવનગરમાં પણ આજે ત્રણ કોરોના શંકાસ્પદ કેસ નોંધાયે છે જેમને ભાવનગરની સરટી હોસ્પીટલ ખાતે આઇસોલેશનમાં રખાયા છે કોરોના વાયરસના ફેલાવાના ધ્યાનમાં લઇ રાજયના મદિંરો તથા અદાલતોમાં તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે દ્વારકા જગતમંદિર અને શકિતપીછ અંબાજી મંદિર ખાતે થાત્રિકો માટે જાહેરનામુ બહાર પડાથુ છે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે ગૃહમાં આ જાહેરાત કરી હતી

માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતુ કે રાજયના શહેરી વિસ્તારોના નાગિરીકો ગુણવતાયુકત માળખાકીય સુવિધાઓ દ્વારા શહેરોને અને નગરોને વધુ ધબકતા કરાશે તેમણે શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખથી વધુ આવાસો બનાવવાની જાહેરાત કરી હતી તેમણે ઉમેર્યુ કે આમાં ત્રણ લાખ જેટલા મકાનોની કામગીરી પૂર્ણ થઇ છે

નવા સ્ટેશનો અંડરગ્રાઉન્ડ પણ બનાવાશે

શ્રી વાઘાણીએ જણાવ્યુ કે કોગ્રેસના આંતરિક વિખવાદના કારણે તેમના ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે રાજીનામા સ્વીકારતા સમયની વિડિયોગ્રાફી પણ કરાઇ છે શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના નેતા તરીકે નહી પણ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તટસ્થ જવાબદારી નીભાવી રહ્યા છે માટે કોગ્રેસે તેના આક્ષેપો માટે વિધાનસભા અધ્યક્ષની માફી માંગવી જોઇએ